તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે

આજે હજીરાથી ધોધા વચ્ચે રોપેક્ષ ફેરી સેવાનો વિડીયો માધ્યમથી પ્રારંભ કરાવતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દરિયાઇ વેપાર સાથે સંકળાયેલ માળખાકીય સુવિધાઓ અને ક્ષમતા વધારવાની બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે

તેમણે કહ્યું કે ઘોઘાથી દહેજ સુધીને ફેરી સેવા ફરીથી શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે પ્રાસંગિક પ્રવચન પહેલા પ્રધાનમંત્રી આ સેવાનો જેમને લાભ મળવાનો છે તેવા કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે રોપેક્ષ સેવા એ દેશના જળમાર્ગો વિકસીત કરીને તેમનો ઉપયોગ આર્થિક વિકાસમાં કરવાની દિશામાં લેવાયેલું પહેલું પગલું ગણાવી શકાય

પ્રધાનમંત્રી આ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરશે

આ ઉપરાંત તેઓ નવા વિકાસકામોનું ખાતમૂહર્ત પણ કરશે જેમાં દશાશ્વમેઘ ઘાટ તથા ખીડકીયા ઘાટનું નવીનીકરણ પી એ સી

કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રાલયે ગઈકાલે આ અંગે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે ફરજિયાત ફાસ્ટ ટેગનો નિયમ નવા તથા જૂના ફોર વ્હિલર્સને લાગુ પડશે

એવી જ રીતે પરિવહનના વાહનોને પણ ફાસ્ટ ટેગ હશે તો જ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લેવાયો છે

તેમણે જણાવ્યું કે તેઓ અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે કોઇના પ્રત્યે ભેદભાવ રાખશે નહીં નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસે પણ તેમના સમર્થકોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે અમેરીકનોએ આશા શિસ્ત વિજ્ઞાન અને સત્યને વિજેતા તરીકે પસંદ કર્યા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જો બાઈડનને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ અને સુશ્રી કમલા હેરિસને ઉપરાષ્ટ્ર પ્રમુખના રૂપમાં ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા હતા તેમણે એક ટ્વીટમાં કહ્યું કે શ્રી જો બાઈડનને સફળ કાર્યકાળની શુભકામના અને તેમને આશા છે કે તેમના કાર્યકાળમાં બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતા એક ટ્વીટમાં કહ્યું કે શ્રી બાઈડનની સાથે કામ કરી બંને દેશોના સંબંધોને વધુ સારા બનાવવા માટે તક મળશે